આયુષ્માન ખુરાના અને વીકી કૌશલે સંયુકત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવ્યો

નવી દીલ્હીમાં વિદેશમંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું કે પાકિસ્તાન દ્વિપક્ષી સંબંધોમાં તંગદિલીનું ચિત્ર ઉભું કરી રહ્યું છે વાસ્તવમાં એવું કંઇ જ નથી તેમણે કહયું કે પાકિસ્તાન એવુ વિયારે છે કે જા આ ક્ષેત્રમાં વિકાસ થઈ જશે તો તે લોકોને ગેરમાર્ગે નહી દોરી શકે તેમણે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના ઉત્તમ હિતને ધ્યાનમાં રાખીને પગલા લેવાયા છે

શ્રી કુમારે કહ્યું કે ભારતે આ નિર્ણય અંગે અન્ય દેશોને પણ વાકેફ કર્યા છે તેમણે સ્પષાતા કરી કે પાકિસ્તાનની હવાઇસીમા બંધ કરાઇ નથી પરંતુ માર્ગ બદલાયો છે

ઢાકામાં ગઈકાલે એક પત્રકાર પરિષદમાં બોલતાં બ ાલીયનના મહાનિદેશક બેનઝીર અહેમદે કહયું કે કાશ્મીર એ ભારતની આંતરિક બાબત છે અને તેને ભડકાવાના કોઈપણ પ્રથત્ન સામે કડકાઈથી કાર્યવાહી કરાશે

તે પછી આરએબીના વડાનું આ નિવેદન આવ્યું છે ગુરૂવારે કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઢાકા વિદ્ય વિદ્યાલય પરીસરમાં કાશ્મીર ઘાતીની હિંચતિ ઉપર ચિંતા વ્યકત કરતા પ્રદર્શન કર્યુ હતું

કાયદા અને ન્યાય મંત્રાલયે ગઈકાલ ેઆ અંગે એક રાજપત્ર જાહેરનામું બહાર પાડયું સંસદે હાલમાં જ સમાપ્ત થયેલા સત્રમાં આ અધિનિયમ પસાર કર્યુ હતું આ અધિનિયમમાં જમ્મુ કાશ્મીરને વિધાનસભા સહિતની કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની તથા લદાખને વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાગવાઈ છે

કાયદા અને ન્યાય મંત્રાલયે ગઇકાલે આ માતે એક રાજપત્ર જાહેરનામું બહાર પાડ્યું હતું

આ સુધારાઓમાં દ્રાફિક નિયમોના ઉલ્લંઘન માતે દંડમાં વધારો થર્ડ પાર્તી ઇન્સ્યોરન્સના મુદ્દાઓ માર્ગ સુરક્ષા માટે ટેક્સીઓને નિયમબદ્ધ કરવાની જાગવાઈઓ છે આ વિધેયકમાં ગોલ્ડન અવર દરમિથાન માર્ગ અકસ્માતનો ભોગ બનનારાઓને વિના મૂલ્યે સારવારની યોજના પણ પ્રસ્તાવિત કરાઈ છે આ વિધેયકમાં હેડ એન્ડ રનના બનાવોમાં લઘુત્તમ વળતર વધારવાની પણ દરખાસ્ત કરાઈ છે

શ્રી ગોયલે જણાવ્યું હતું કે રવિવારે શરૂ થનારા આ ત્રણ દિવસના પ્રવાસનો ઉદૃશ રશિયાના દુરના પુર્વીય રાજયો સાથે વેપારી ભાગીદારી વધારવાનો અને રોકાણની નવી તકો શોંધવાનો છે શ્રી ગોયલની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપોમ્બર મહિનામાં પુર્વીય આર્થિક મંચની બેઠક માતે રશિયાની મુલાકાતે જવાના છે જેમાં શ્રી મોદી પ્રમુખ અતિથી હશે

આ અંતર્ગત શાળાઓમાં જળ સંરક્ષણની પ્રવૃતિઓને પ્રોત્સાફન આપવામાં આવશે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગે વિદ્યાર્થીઓમાં જળ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માતે આ અભિયાનની શરૂઆત કરી છે તેનો હેતુ વિદ્યાર્થીઓને કુશળ કર્તવ્યનિષ્ઠ અને પ્રતિબધ્ધ નાગરીક બનાવવાનો છે

યેદીયુરપ્પાએ ગઈકાલે પુર અને વરસાદથી અસરગ્રસ્ત બાગલકોો અને ગડગ ક્ષેત્રોની મુલાકાત લીધી તેમણે કહયું કે રાહત કાર્યો માતે સો કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે

મહારાષ્ટ્રમાં અતિ અસરગ્રસ્ત સાંગલી અને કોલ્હાપુર સહિત પશ્ચિમી જીલ્લાઓના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બચાવ કામગીરી યાલી રહી છે

તેઓ નાગપુરમાં વિશ્વ આદિવાસી દિવસના એક રાજય સ્તરના કાર્યક્રમને સંબોધી રહયાં હતા શ્રી ગડકરીએ કહયું કે પ્રધાનમંત્રીએ દેશના અવિકસિત જીલ્લાઓ માો યોજનાઓ બનાવી છે અને આ જીલ્લાઓની મો ાભાગની વસ્તી આદિવાસી છે મંત્રીશ્રીએ એવરેસ પર સફળતાપુર્વક ચઢાણ કરનારા નવ આદિવાસી વિદ્યાર્થીઓનું સન્માન કર્યુ હતું નવ ઓગષા વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે દરમિયાન મધ્યપ્રદેશ સરકારે આ દિવસે નિર્ણય કર્યો છે કે તે આદિવાસી સમાજ દ્વારા લેવામાં આવેલી લોનને માફ કરી દેશે છીંદવાડામાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કમલનાથે જાહેરાત કરી કે તેનાથી રાજયના દોઢ કરોડ આદિવાસીઓને લાભ થશે